એસ એસ ના સરસંઘયાલક મોફન ભાગવત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ના વડા મહંત નૃત્યગોપાલ દાસ ઉત્તર પ્રદેશ ના રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી થોગી આદિત્યનાથ ફાજર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ પ્રસંગે કહ્યું હતું કે અનેક સદી સુધી રાહ જોયા પછી આજ નો દિવસ આવ્યો છે તેમણે ઉમેર્યું હતું કે અનેક પેઢી ના બલિદાન પછી બંધાઈ રહેલુ રામ મંદિર તમામ ને સંઘર્ષ અને સંકલ્પ ની પ્રેરણા આપતું રહેશે રામ મંદિર ને બાંધવાની પ્રકીયા દેશ ને જોડવાની પ્રક્રિયા છે ભગવાન રામ ના ભ્રમણ માં સામેલ થયેલા તમામ સ્થળ ને જોડતી પ્રવાસન સર્કિટ નું નિર્માણ કરવાની જાહેરાત પણ પ્રધાનમંત્રી મોદી કરી હતી શ્રી મોદી એ કહ્યું હતું કે ભૂમિપૂજન પ્રસંગે આખો દેશ રામમય બન્યો છે

વિશ્વમાં વસતા તમામ શ્રદ્વાળુઓ સદીઓ પછી સાકાર થઈ રહેલી આ વિરલ ઘટનાના સાક્ષી બની શકે તે માટે દેશ અને દુનિયાની સમાચાર સંસ્થાઓના પ્રતિભિધિઓ દ્વારા તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું શ્રીરામ મંદિરના ભૂમિપૂજન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા દ્વંકા પ્રવચનમાં માત્ર હિન્દુઓના જ નહીં સમગ્ર માનવજાતના પ્રેરણારૂપ આદર્શ એવા ભગવાન શ્રી રામનું તેમની જન્મભૂમિ પર મંદિર નિર્માણ શક્ય બન્યું તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો બાઇટ મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અયોધ્યામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રામ જન્મભૂમિ સ્થાને રામમંદિરના ભૂમિપૂજનથી રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની નેમ સાકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે મુખ્યમંત્રીશ્રીએ દેશની એકતા અખંડિતતા સ્વાભિમાન સંસ્કૃતિ પરંપરા અને માનબિંદૃઓની રક્ષા માટે આ રામમંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ બનશે એમ પણ ઉમેર્યુ છે

પાટિલે જણાવ્યુ છે કે રામ મંદિર નું ભૂમિપૂજન આજે સંપન્ન થયા હિન્દુ સમાજ ની સદીઓ જૂની ઈચ્છા પૂરી થઈ છે અને પ્રધાનમંત્રી મોદીની આગેવાની માં આ વિરાટ કાર્ય સંપન્ન થવાની ઘટના ભારત ના ઈતિહાસ માં મહત્વ નું સ્થાન પામશે તેમાં શંકા નથી બાઈટ સી

દીવાલ ધરાશાયી કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના સુરંગી ગામે દીવાલ ધરાશથી થતાં પાંચ જણાનાં મોત થયાં છે જ્યારે બે ની હાલત ગંભીર છે